ખાદી અગરબત્તી આત્મનિર્ભર મિશનના નામથી શરૃ કરાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિવિધ વિસ્તારોના બેરોજગારો અને પ્રવાસી શ્રમિકોને રોજગાર આપવાનો છે પ્રાયોગિક ધોરણે યોજનાની શરૂઆત જલ્દીથી કરવામાં આવશે જેના થકી અગરબત્તી ઉદ્યોગથી હજારો લોકોને રોજગારી મળશે

તે સાથે જીમ હોટલ કે મોલ ફક્ત સોમથી શુક્ર જ ચાલુ રખાશે અને કોવિડની ગાઇડલાઇન્સ અંતર્ગત દર્શાવેલ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે

અમિત શાહ કોરોના ગૃહમંત્રી અમીત શાહને કોરોનાનું સંક્રમણ થયું હોવાનો રીપોર્ટ આવ્યો છે એક ટ્વીટ સંદેશમાં શ્રી અમીત શાહે પોતે જણાવ્યું છે કે તેમની તબિયત સારી છે પરંતુ ડોક્ટરોની સલાહથી તેઓ હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યા છે

ગયા શુક્રવારે બરાખ પરમાણુ યુનિટના પ્રથમ ચરણનું કામકાજ શરૂ થવાની સાથે જ હવે યુ

ની તેલ અને ગેસ પરની નિર્ભરતા ઓછી થશે

યુએઇના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહ્યાનને જણાવ્યું છે કે હોપ પ્રોબ અંતરિક્ષ યાનના પ્રક્ષેપણ પછી બરાખ પરમાણુ એકમ શરૂ થવાથી હવે યુએઇ પણ દરેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે

ચેનલ પર પ્રસારિત કરાશે આ કાર્યક્રમનું સીધું પ્રસારણ ડબલ્યુ ડબલ્યુ ન્યૂઝ ઓન એર ડોટ કોમ ટ્વીટર એટ ધ રેટ એરન્યૂઝ એલર્ટસ ન્યૂઝ ઓન એરની યુટ્યુબ ચેનલ પરથી સાંભળી શકાશે કેન્દ્રિસ શિક્ષા મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે સંસ્કૃત ભાષામાં એક વિશેષ સંદેશ પાઠવ્યો છે જે સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવે છે

જ્યારે ગોપાલગંજ મધુબની સીમામઢી અને પશ્ચિમ ચંપારણમાં પૂરની પરિસ્થિતિ ગંભીર છે

નિયાણવાળા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે પૂર્વ મધ્ય રેલવેના દરભંગા સમસ્તીપુર રેલમાર્ગ ઉપર રેલ વ્યવહાર સ્થગિત કરાયો છે જ્યારે રસ્તાઓ તૂટી જતા મુઝફ્ફપુરથી છપરા વચ્ચેનો વાફન વ્યવહાર ખોરવાયો છે

મહારાષ્ટ્ર વાયરલેસ મહારાષ્ટ્રમાં ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી સંજય ધોત્રેએ આજે અંકોલા ખાતે ભારત એર ફાઇબર સર્વિસનું ઉદઘાટન કર્યું

આ અવસરે શ્રી સંજય ધોત્રેએ જણાવ્યું કે આ સર્વિસથી ગ્રામિણ વિસ્તારોમાં આનો લાભ મળશે

એલ ગ્રામિણ વિસ્તારોમાં સેવાઓ પહોંચાડવા માટે પ્રતિબધ્ધ છે ભારત સરકારે ડિજિટલ ઇન્ડિયાના કાર્યક્રમ હેઠળ આ સર્વિસ શરૂ કરી છે

આમ દેશની સીમાઓ પાસેના ક્ષેત્રો માટે આંતરમાળખાના નિર્માણમાં ઘણી બધી પ્રગતિ કરી છે